પ્રધાનમંત્રીએ કોવિડનો અસરકારક પ્રતિકાર કરવા ઝડપી ટેસટીંગ ટ્રેકીંગ અને સારવારની નિતી અપનાવવા પર ભાર મુક્યો

વિડિયો માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં પરીક્ષણ પથારીઓ દવાઓ રસી તથા માનવબળની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવી પ્રધાનમંત્રીએ સામાજીક અંતર જાળવવા તથા માસ્ક પહેરવા પર ભાર રસીકરણ મૂકતા અભિયાનને વેગવાન બનાવવા જણાવ્યું

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે જેનાથી રાજ્યોને ઝડપથી અને સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહેશે શ્રી ગોયલે રાજ્યો સાથે વિસ્તૃત બેઠક કરી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી

કોવિડના ઉપયારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે માટે તેના મોટા જથ્થામાં અને ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ સજ્જ બન્યું છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ આ દ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે

રાજ્યમાં કોવિડના દર્દીઓમાં થઈ રહેલા વધારાના પગલે યૂંટણી પંચે મતદાન પૂરા થવાના સમયના બોત્તેર કલાક પહેલા ચૂંટણી પ્રચાર પૂરો કરવાનો નિર્ણય કર્યો છે

પુરુષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ભારતે કુલ સાત ચંદ્રકો મેળવ્યા છે